એસ એફ સી એ બે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી

એન પટેલની દિલ્હી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તથા શ્રી અકીલ કુરેશીની મધ્યપ્રદેશ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે પસંદગી કરી છે

ખાતરના વજનમાં ઘટના પ્રશ્ને તપાસ માટે જી એસ એફ સી એ બે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે

એફ

દ્વારા ખાતરના વજનમાં ઘટની ફરીયાદો અંગે જણાવાયું છે

ઓગણસાઇઠ વર્ષ જૂની કંપની છે અને તે હંમેશા ખેડ્રતલક્ષી કામગીરી કરે છે ખાતરની થેલીઓમાં ભેજનું પ્રમાણ ઘટવાના કારણે વજન ઓછુ થયું હોઇ શકે છે ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડરના ધારાધોરણ મુજબ ડી

પરંતુ હવામાનમાં થતા ફેરફારથી ખાતરના સ્થળાંતર દરમિયાન ભેજ ઘટવાની શક્યતા હોય છે

ટેકનિકલ ખામીને કારણે આ ઘટના બની છે કંપનીનો ગેરરીતી આચરવાનો કોઇ ઇરાદો ન હોઇ શકે પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે બે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે જે એક સપ્તાહમાં પોતાનો અહેવાલ આપશે

પટેલ સર્વોચ્ચ અદાલતના કોલેજીયમે ન્યાયાધીશ ડી એન પટેલની દિલ્હી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તથા શ્રી અકીલ કુરેશીની મધ્યપ્રદેશ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે પસંદગી કરી છે

એન

દિલ્હી વડી અદાલતના હાલના મુખ્ય ન્યાયધીશ રાજેન્દ્ર મેનન જૂન માસમાં નિવૃત્ત થયા બાદ તેઓ મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે ગુજરાત વડી અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ શ્રી અકીલ કુરેશી હાલ મુંબઇ વડી અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરે છે ગયા નવેમ્બરમાં જ તેમની બદલી થઇ હતી

હવામાન હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યના બનાસકાંઠા રાજકોટ અને કચ્છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન ખાતાની યાદીના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હવાનું હળવું દબાણ કાયમ રહેશે

આઠ વ્યક્તિઓ ઘાયલ થઇ છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે લીંબડી રાજકોટ હાઇવે પર બોળીયા ગામ પાસે ઇકોકાર સ્વીફટ કાર અને બાઇક વચ્ચે થયેલા ટ્રીપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જયારે આઠ વ્યક્તિઓ ઘાયલ થઇ છે મૃત્યુ પામનાર ભુગપુર તાલુકાના રહેવાસી હતા આઠમાંથી બે વ્યક્તિઓની હાલત ગંભીર છે તમામ ઇજાશ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર તથા અમદાવાદ ખસેડાયા છે

અમારા પ્રતિનિધિ જમાવે છે કે સાગબારા તાલુકાના મુઠીયાસાદથી જાનૈયાઓને લઇ એક ટેમ્પો તેલ ગામે જઇ રહ્યો હતો ત્યારે પાટલા મહુ ગામ પાસે ટેમ્પો ચાલકે અચાનક સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઇ ગયો હતો

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજપીપળા સિવિલમાં ખસેડાયા છે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

એચ ગારડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા કાઉન્સેલીંગ સેન્ટર શરૂ કરાયા છે

આ ઉપરાંત વિવિધ સ્કોલરશીપ અંગે ઓનલાઇન પ્રવેશ પરીક્ષા અંગે તથા ભવિષ્યની તકો અંગે પણ માર્ગદર્શન અપાશે

અમારા પ્રતિનિધિ જજ્ઞાવે છે કે પોરબંદરના બરડા પંથકમાં રાજ્ઞાવાવ રેન્જ હસ્તકના અભ્યારણ્યમાં રાજ્ય સરકાર દ્વારા બાયન એન્કલોઝરનું નિર્માણ કરાયું હતું

ગઇકાલે પાર્વતી નામની સિંહકો બે બચ્ચાંને જન્મ આપ્યો હતો

દરમ્યાન અમરેલીના જાફરાબાદ ખાતેની બાબરકોટ નર્સરીમાં પણ પાંજરે પુરાયેલી સિંહજ઼નું મોત નિપજ્યું હોવાના સમાચાર છે પખવાડીયા અગાઉ આ સિંહજ઼ જાફરાબાદ શહેરની વચ્ચોવચ્ચ પહોંચી જતા વનવિભાગની રેસ્ક્યુ ટીમે તેને કેદ કરી મેડિકલ ચેકઅપ માટે બાબરકોટ મોકલી હતી વન વિભાગે બહાર પાડેલી પ્રાથમિક માહિતી પ્રમાણે હડકવા જેવા રોગને લીધે સિંહજ્ઞનું મોત થ્યં છે

પરશુરામ ધામ પોરબંદર ખાતે પરશુરામ ધામનું નવનિર્માણ કરાશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે પરશુરામ ધામના નવનિર્માણ અંગે આજે બ્રહ્મસમાજ યુવા પાંખ ટ્રસ્ટ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણીઓની એક બેઠક પોરબંદર ખાતે યોજાઇ ગઇ જેમાં પરશુરામ ધામના નવનિર્માણ અંગે જમીન ખરીદીથી લઇ અન્ય ખર્ચ માટે ફંડ એકત્રિત કરવા અનુદાન સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પોરબંદર આવેદનપત્ર પોરબંદર માછીમાર બોટ એસોસીએશન દ્વારા દરિયાઇ જીવસૃષ્ટિને નુકશાન પહોંચાડાતી કંપની સામે પગલા ભરવા રજૂઆત કરાઇ અમારા પ્રતિનિધિ જણાવે છે કે સ્થાનિક કંપની દ્વારા કેમીકલયુક્ત પાણી દરિયામાં છોડવામાં આવતું હોવાને કારણે દરિયાઇ જીવસૃષ્ટિ માછીના અસ્તિત્વ સામે ખતરો ઉભો થાય છે માછીમાર બોટ એસોસીએશન દ્વારા દરિયાઇ જીવસૃષ્ટિને થતું નુકશાન રોકવા યોગ્ય પગલા લેવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી

ચારે બાજુ પાણીથી ઘેરાયેલા ગામડેથી કોલ આવે એટલે બોટ રવાના થાય છે અને એમ્બ્યુલન્સ વાન કિનારે ઉતરી પેશન્ટના ગામે જાય છે

સેલવાસના આરોગ્ય અધિકારી ડોક્ટર વી

મોટા ભાગે પ્રસૂતિ તથા સર્પદંશના કેસ વોટર એમ્બ્યુલન્સમાં વ્ધુ આવે છે જામનગર પાણીની તંગી જામનગરને પીવાનું પાણી પુરૂ પાડતા રણજીતસાગર તથા સાસોઇ ડેમમાં જળ સપાટી નહિંવત બની જતા નર્મદાનું પાણી જીવાદોરી બની ગયું છે

એલ ડી

ગયુ ચોમાસુ નબળું રહેતા હાલાર પંથકના અનેક જળાશય ચાલુ ઉનાળે વહેલા ખાલી થવા લાગ્યા છે અમારા પ્રતિનિધિ જજ્ઞાવે છે કે જામનગર શહેર ઉપરાંત ગામડાઓમાં પીવાનું પાણી પુરતુ મળી રહે તેવી વ્યવસ્થા ચોમાસુ બેસે ત્યાં સુધી કાર્યરત રાખવા તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે